વીરલ રાણા અંદાજપત્ર પ્રતિભાવ આજે રજૂ થયેલા અંદાજપત્રને કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે આવકાર્યો હતો આવનારા દિવસોમાં આ અંદાજપત્રથી ગુજરાતના વિકાસમાં વધારો થશે